એમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાશે

યોક્ક્સ નિયંત્રણો અને સલામતીના ધારાધીરણો સાથે આ ક્ષેત્રે વિદેશી માલિકીને મંજૂરી અપાશે

દોઢ કરોડ ખેડૂતોને આ વધારાનો લાભ મળશે નેહલ ઠક્કર ત્રણ ભાઈઓના કરુણ મોત કચ્છની રણકાંધીએ આવેલા ધ્રોબના ગમે ગઈકાલે સાંજે બનેલી એક ઘટનામાં તરુણ વયના ત્રણ પિતરાઈ ભાઈઓના ભેખડ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યા હતા નિત્ય ક્રમ મુજબ તેઓ ગામના સીમાડે નદીના પટમાં રમવા ગયા હતા જ્યાં તેમને રેતીમાં ભોયરા જેવું પોલન બનાવ્યું હતું તે દરમિથાન રમતી વખતે ઉપરથી માટીની ભેખડ ધસી પડતા તમામ અંદર દટાઈ ગયા હતા